કેન્દ્રિય ટિમમાં દિલ્લી ની એઈમ્સ ના વડા ડોક્ટર રણદીપ ગુલેરિયા ઇંડિયન કાઉન્સીલ ઓફ મેડીકલ રિસર્ચ ના ડાઇરેક્ટર જનરલ ડોક્ટર બલરામ ભાર્ગવ નીતિ આયોગ ના સભ્ય વિનોદ પોલ અને કેન્દ્ર ના અધિક આરોગ્ય સચિવ આરતી આહ્જાનો સમાવેશ થાય છે એઈમ્સ ના વડા ડોક્ટર રણદીપ ગુલેરિયા એ પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યુ છે કે કોવિડ ની સારવાર માં દર્દી માટે જીવન રક્ષક ગણાતા ટોસીલીઝૂમેબ ઈંજેકશન ની ઉપલબ્ધિ વિષે ટૂંક સમય માં નવી નીતિ ઘડશે અને તેની ક્યાય તંગી પડે નહીં તેવું આયોજન કરશે

જિલ્લામાં કોરોના ચેપના વધી રહેલા કેસને ધ્યાનમાં લેતા ભાવનગર જિલ્લા કલેક્ટર સુરત અમદાવાદ અને મુંબઇથી ભાવનગર આવવાના મુસાફરોનો પ્રવેસ અંગે જાહેરનામુ બહાર પાડ્યું છે મુસાફરોને ભાવનગરથી અઘેળાઇ અને વલ્લભીપુરના કેરીયા ઢાળ ચેકપોસ્ટથી જ જિલ્લામાં પ્રવેશ અપાશે

જિલ્લા કલેક્ટર શ્રી કે રાજેશે લીંબડી અને ચોટીલા ખાતે શરૂ કરવામાં આવેલ કોવિડ હેલ્થ કેર સેન્ટરની મુલાકાત લઈ ને બેડપી પી

જેને ગુજરાત પ્રાથમિક શિક્ષણ સંધ અને ગુજરાત શિક્ષક મહાસંધ દ્વારા શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી

હાલ ફેડરેશનના ચેરમેન રામસિંહ પરમાર છે અને વાઇસ ચેરમેન જેઠાભાઇ ભરવાડ છે

આ સંઘોમાં ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ ઉપરાંત અમદાવાદ ગાંધીનગર પોરબંદર જૂનાગઢ કચ્છ સુરત વલસાડ પંચમહાલ મહેસાણા સાબરકાંઠા વડોદરા ભરૂચ વગેરે જિલ્લા દૂધ ઉત્પાદક સંઘોના પદાધિકારીઓ મતદાન કરશે

સી નું સર્ટિફિકેટ ધરાવનાર કેડેટને પોલિસ દળમાં સીધી ભરતી સમયે અગ્રતા અપાશે કેન્દ્રના ગૃહ મંત્રાલયે તમામ રાજ્યને સૂચના આપી છે કે પોલિસ તંત્ર માટે ઉત્તમ ઉમેદવાર પસંદ થાય તેવા આશય થી એન

નું સર્ટિફિકેટ ધરાવનારને સીધી ભરતીમાં અગ્રતા આપવા નિર્ણય લેવાયો છે ગૃહ મંત્રાલયે પોતાના હસ્તકના કેન્દ્રિય પોલિસ દળની ભરતીમાં આવી અગ્રતા આપવી શરૂ કરી દીધા બાદ હવે તમામ રાજ્યોને પણ આ બાબતનો અમલ કરવાની સૂચના આપવામાં આવી છે

માં જોડાવાનું આકર્ષણ થાય તે માટે આ નિર્ણય લેવાયો છે ઉકાઇ ડેમ તાપી જિલ્લાના ઉકાઈડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો થયો છે અમારા તાપીના પ્રતિનિધિ જણાવે છે કે મહારાષ્ટ્રમાં આવેલ વરસાદને પગલે ઉકાઈ ડેમમાં ગઈકાલ સુધીમાં આશરે દોઢ ફૂટનો વધારો થયો હતો

વિભાવરીબહેન દવે રાજ્યકક્ષાના મંત્રી શ્રી વિભાવરીબેન દવે દ્વારા પોતાની ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રૂ

મંત્રીશ્રીએ ભાવનગર ધારાસભ્યની આ ગ્રાન્ટમાંથી અર્પણ કરેલા રૂા

જેમાંથી વેન્ટિલેટર ડાયાલિસિસ માટેના સાધનો દવાઓ ટેસ્ટિંગના ઉપયોગી સાધનો તેમજ મેડિકલ કીટ સહિતના સાધનો ખરીદી શકાશે જેના થકી આ ગ્રાન્ટની રકમ દર્દીઓની ઉત્તમ સારવારના હેતુસર ઉપયોગમાં લઇ શકાશે